પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિક્ષેત્ર ખેડૂત અને ગામડા આત્મનિર્ભર ભારતનો આધાર છે

આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશનો કૃષિ ક્ષેત્ર ખેડૂતો અને ગામડાઓ આત્મનિર્ભર ભારતના આધારસ્તંભ છે આ સંકટના સમયગાળામાં પણ આપણા દેશના કૃષિક્ષેત્રે પોતાની તાકાત દેખાડી છે શ્રી મોદીએ ટપક સિંચાઇથી બટાટાની સફળ ખેતી કરનારા ગુજરાતના બનાસકાંઠાના રામપુરા ગામના ઇસ્માઇલભાઈનું ઉદાહરણ આપ્યું હતુ તેમણે હિતોપ્રદેશ અને પંચતંત્રનો ઉલ્લેખ કરી જણાવ્યું કે આપણા દેશનાં વાર્તા કહેવાની કિસ્સાઓ કહેવાની એક સમૃદ્ધ પરંપરા છે વાર્તાઓમાં પશુ પક્ષીઓ અને પરીઓની કાલ્પનિક દુનિયા બનાવવામાં આવી છે

મહાન સ્વાતંત્ર્ય વીર ભગતસિંહને નમન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે શફીદ ભગતસિંહ પરાક્રમી હોવાની સાથે સાથે વિદ્વાન અને ચિંતક પણ હતા પોતાના જીવનની ચિંતા કર્યા વગર તેમણે અને તેમના સાથીદારોએ દેશની આઝાદી માટે ઘણાં સાહસિક કાર્યોને અંત સુધી પહોંચાડયા તેમણે બીજી ઓક્ટોબરનો ઉલ્લેખ કરી જણાવ્યું કે આ દિવસે ભારતના બે મહાન સપૂતો મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીને યાદ કરવાનો દિવસ છે

જયારે શાસ્ત્રીજીનું જીવન આપણને વિનમ્રતા અને સાદગીનો સંદેશ આપે છે

કરારમાં ખેડૂતને જણસના ભાવની બાંહેધરી મળશે

આ કાર્યક્રમનો ઉદ્દેશ પૂર્વોત્તર ક્ષેત્રમાં પર્યાવરણને અનુક્રળ પર્યટન સંસ્કૃતિ ધરોહર અને વેપાર જેવી વિભિન્ન ક્ષમતાઓને ઊજાગર કરવાનો છે આ અવસરે શ્રી શાહે ઇશાન ભારતની બેજોડ સંસ્ક્રતિને ભારતીય સંસ્ક્રતિનું ઘરેણું ગણાવતાં કહ્યું કે અહીંના લોકોએ તેનું સંરક્ષણ કર્યું છે

તેમણે કહ્યું કે આ ક્ષેત્રના વિકાસ માટે શાંતિ મહત્વપૂર્ણ હોવાથી સરકાર માળકાકીય સુવિધાઓના નિર્માણની સાથે શાંતિ સ્થાપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જીતેન્દ્ર સિંહ તોમરે આ અવસરે કહ્યું કે કોવિડ બાદ આ ક્ષેત્રના સુવર્ણ યુગની શરૂઆત થશે અને પૂર્વોત્તર ક્ષેત્ર નવા ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનું આયોજન પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે યોજાતા કાર્યક્રમના ભાગરૂપે કરાયું છે જેનો ઉદ્દેશ ત્યાંના લોકોને દેશના અન્ય ભાગોની નજીક લાવીને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે

આ અવસરે ભારત ડેનમાર્ક વચ્ચે બૌધ્ધિક સંપત્તિ સહયોગ ક્ષેત્રે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થાય તેવી સંભાવના છે આ બેઠક દ્વારા બંન્ને નેતાઓને બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વ્યાપક માળખાની સમીક્ષા કરવાની તથા પરસ્પર હિત ધરાવતા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તક મળશે કોરોના દેશમાં કોરોનાનો ફેલાવો ઘટી રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે

જે સમગ્ર દુનિયામાં સૌથી ઓછો મૃત્યુ દર ધરાવતાં દેશો જેટલો છે હર્ષવર્ધન આરોગ્યમંત્રી ડોકટર હર્ષવર્ધને કોરોના સામે બેદરકારી દાખવતાં લોકોને ચેતવણી આપતાં પ્રત્યેક વ્યક્તિને માસ્ક પહેરવા પર ભાર મૂકવો છે સોશ્થિલ મીડીયા મંચ પર સન્ડે સંવાદમાં બોલતાં તેમણે કહ્યું કે ધાર્મિક સ્થળો પર પણ માસ્ક પહેરવું આવશ્યક છે તેમણે કહ્યું કે બીજા સીરો સર્વેથી જાણવા મબ્યા મૂજબ આપણે હજુ હર્ડ ઇમ્યુનિટીથી ઘણા દૂર છે માટે તકેદારી રાખવી આવશ્યક છે તેમણે ક્હ્યું કે સરકાર અને સમાજ સાથે મળી લડત આપશે તો જ કોરોના સામે જંગ જીતી શકાશે રેમડેસીવીર અને પ્લાઝમા થેરાપીના વ્યાપક ઉપયોગ અંગેના પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે સરકારે આના તકસંગત ઉપયોગ માટે વખતો વખત માર્ગદર્શિકા જાહેર કરી છે કોરોના વાયરસ માત્ર ફેંફસા જ નહીં પણ હ્રદય કીડની સહિતના અંગો પણ અસર કરે છે

પુણેના ભારતીય સંસ્ક્રતિ દર્શન ટ્રસ્ટના કેન્સર સંશોધન કેન્દ્રએ ટાટા ટ્રસ્ટની નાણાકીય સહાય દ્વારા કીમો કીટ વિકસાવી છે આ પ્રસંગે બોલતાં શ્રી કોશ્યારીએ કહ્યું કે આર્યુવેદ અને આધુનિક ચિકિત્સા પધ્ધતિ બંન્ને એલગ અલગ વિશેષતાઓ ધરાવે છે

આઇપીએલ આઇપીએલમાં આજે શારજહાં ખાતે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચનો પ્રારંભ થયો છે રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે

કોવિડ રોગયાળાને પગલે આ વર્ષે આ ગ્રાંડ સ્લેમ અનેક ફેરફારો સાથે યોજાઇ રહી છે આ વર્ષે મેચનો સમયગાળો હવામાન મેચના બોલ ટેનિસ કાર્ટની માટી વગેરેમાં ફેરફાર કરાયો છે દર્શકોની સંખ્યા પણ પાંચ હજારથી ઘટાડી એક હજાર કરાઇ છે

બીજી મેયમાં સીમોના હાલેપ અને સોરીબ્સ ટોરમો વચ્ચે મુકાબલો થશે